પી એસ સી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારો પસંદગીની કામગીરી તેજ બની છે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો ઉમેદવારોના નામોની પસંદગીમાં જોતરાયા છે ગાંધીનગર ખાતે ભાજપના પાર્લામેન્ટરી બોર્ડની બે દિવસથી ચાલી રહેલી બેઠકમાં મહાનગરપાલિકા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર ચર્ચાઓ કરાઈ હતી અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગઇકાલે સુરત ભાવનગર જામનગર અને વડોદરાના ઉમેદવારોના નામો વિશે ચર્યાઓ થઈ હતી આજે અમદાવાદ અને રાજકોટ માટે નામોની ચર્ચા હાથ ધરાશે પ્રદેશ પ્રમુખ સી

પાટિલ ની આગેવાનીમાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ ઉપરાંત વરિષ્ઠ નિરીક્ષકો હાજર રહ્યા હતા

કોંગ્રેસમાં પણ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે

કોંગ્રેસે આ વોર્ડમાં નવા યુવા અને મહિલા ચહેરાઓને યૂંટણીજંગમાં ઉતાર્યા છે રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે

રાજ્યમાં બીજા તબક્કાની કોવિડ રસીકરણ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે આરોગ્ય કર્મીઓ ઉપરાંત આ તબક્કામાં ગૃહ મહેસૂલ અને પોલીસ વિભાગના અગ્રીમ હરોળના અધિકારી કર્મચારીઓનું રસીકરણ કરાઈ રહ્યું છે

ડાંગ જિલ્લામાં પણ મોટી સંખ્યામાં અધિકારી કર્મચારીઓએ ગઇકાલે રસી લીધી હતી

આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને કારણે કર્મચારીઓ દ્વારા કરાયેલી રજૂઆતના પગલે આયોગ દ્વારા આ નિર્ણય કરાયો છે

જ્યારે અન્ય વિષયોની પરીક્ષા અંગ્રેજીના પેપર સાથે છઠ્ઠી મેથી શરૂ થશે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે મહાવત વગર યાર હાથીને આવેલા જોઈ ગામ લોકોના ટોળાં એકઠા થયા હતા અને હાથી કોણ અહી લાવ્યું તેની શોધખોળ યાલુ કરી હતી જાગૃત નાગરીકોએ પાંથવાડા ખાતે આવેલી જંગલ ખાતાની કચેરીને જાણ કરતાં એક ખાસ ટિમ અહી દોડી આવી હતી અને હાથીઓ માટે ખોરાક પાણીની વ્યવસ્થા કરી હતી અને તેમણે કોઈ કનડગત કરે નહીં તેની વ્યવસ્થા કરી હતી વન વિભાગે પણ હાથીઓને અહી કોણ છોડી ગયું તેની તપાસ શરૂ કરી છે વડોદરા શહેરની મધ્યમાં આવેલી કલેકટર ઓફિસના કમ્પાઉન્ડમાં આવેલી પુરવઠા વિભાગની કચેરીમાં શોર્ટ સર્કિટને લીધે આગ લાગતા ભાગદોડ મચી ગઇ હતી પરંતુ ફરજ પરના કર્મચારીઓ ઝડપભેર બિલ્ડીંગની બહાર નીકળી જતાં તેમનો બચાવ થયો હતો અઝિશમન તંત્રની જહેમતને લીધે આગ ઉપર કાબૂ મેળવી લેવાયો હતો અને ખાસ નુકશાન થયું નથી તેવી ચોખવટ તંત્રએ બહાર પડી છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે લાકડાના જૂના ફર્નિયરને લીધે આગ પ્રસરી શકે તેમ હતી પરંતુ કર્મચારીઓની સમયસૂચકતાને લીધે મોટી હોનારત ટાળી શકાઈ હતી

પોલીસ કાફલો જાણ થતા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થાન દ્વારા પ્રચાર વિભાગની બે દિવસીય અખિલ ભારતીય કાર્યશાળા ગુજરાતમાં ડાં હેડગેવાર ભવન કાંકરીયા ખાતે યોજાઇ ગઇ

રાજકોટ જિલ્લાના વિવિધ માર્કેટીંગ થાર્ડ ખાતે મગફળી અને કપાસના પાકની આવકને પગલે ખેડૂતોના કતારબંધ વાહનો વિવિધ કૃષિ જણસો વેંચાણ અર્થે આવી રહ્યા છે જસદણમાં મા કેટીંગ યાર્ડ ખાતે ઘઉં એન

ટી

રાજ્યમાં આવતીકાલથી ઠંડીનું પ્રમાણ વધવાની સંભાવના છે મોસમ વૈજ્ઞાનિક મનોરમા મોહંતીએ જણાવ્યુ છે કે ઉત્તર તરફથી ઠંડા પવન કુંકાવાની શક્યતા હોવાથી કચ્છમાં ચોથી અને પાંચમી ફેબ્રુયારીના રોજ કોલ્ડ વેવ જેવી સ્થિતિ સર્જાશે